નોઈડામાં યોજાશે

આજે સમગ્ર દેશમાં શ્રદ્ધાપૂર્વક ગણેશ યતુર્થી ઉજવાઈ રહી છે

થવાના કારણે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી તરફ આગળ વધવા લાગશે અને ઓર્બિટર ચંદ્રની પરિક્રમા ને ચંર ઈસરોએ ગત સાંજે ચંદ્રથાન કરતાં રહેશેવ્રની કક્ષાથી વધુ નજીક લાવવાની પાંચમી અને અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી હતી ઓર્બિટર પૂર્વ યોજીત યોજીના અનુસાર એક વર્ષ સુધી પોતાની કક્ષામાં રહેશે

સમુહમાં સામેલ થઈ જશે

માનવ સ્વાસ્થ્યની રક્ષા કરવાના ઉદ્દેશથી વિભિન્ન દેશો માટે એક માળખુ તૈયાર કરશે જેમાં દિર્ધકાલીન ઉપાયો ઉપલબ્ધ હશેઆ સં

ઉપકરણ બનાવતા ઉદ્યોગો ઉપર આ સંમેલનમાં પોતાના નવીનત્તમ ઉપકરણોનું પ્રદર્શન કરશે રેખા છે અને તેની અસર જીવન તથા સ્વાસ્થ્ય પર પડે છેઆ વિષયને કેન્દ્રમાં રાખીને આ સંમેલનનું

આ લોકોને પહેલાની જેમ જ તમામ અધિકાર અને સુવિધાઓ મળતી રહેશેતેમણે કહ્યું કે થાદીથી બહાર રહી ગયેલા લોકો માટે કાયદા અંતર્ગત તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશેતેમણે ઉમ ેર્થું હતું કે એનઆરસીથી આસામમાં રહેવાના કોઈના પણ અધિકાર ઉપર કોઈપણ પ્રકારનો પ્રભાવ નહીં પડે તેમણે કહ્યું થાદીમાં સમાવિષ્ટ ન હોય તેવા લોકોને વિદેશી માનવામાં નહીં આવેશ્રી કુમારે કહ્યું આસામ સરકારે એનઆરસી યાદીમાંથી બહાર રહી ગયેલા લોકોને મફત કાયદાકીય સહાયઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું આ વક્તવ્ય કેટલાક વિદેશી મીડિયાના એનઆરસી બાબતે પ્રકાશીત થયેલા તેમણે કહ્યું કે તેમણે આ સમાયારોને ખોટા ગણાવ્યા હતા

દુનિથાનું સૌથી મોટું લોકતંત્ર છે અને તમામને સમાન અધિકાર મળી રહે તે માટે પ્રશાસન કટીબદ્ધ છે

વિસ્તારોમાં વગર કારણે અંધાધુંધ ગોળીબાર કરી સંઘર્ષ વિરામનું ફરી ઉલ્લંઘન કર્યું હતુંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આકાશવાણીને જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ ગઈકાલે બપોરે લગભગ એક વાગે પૂંછ વિસ્તારમાં મહત્વની યોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાને લેતાં નાના હથિયારો તથા મોર્ટારીથી ગોળીબાર કર્યો હતો જેનો ભારતીય સૈનિકોએ મજબૂત જવાબ આપ્યો છે

કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જા સમાપ્ત કર્યા બાદ સૌપ્રથમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી આ રેલીનું આથોજન પહેલી ઓગષ્ટથી

અનુસાર વિભાગે અત્યાર સુધીનો સર્વોચ્ય રેકોર્ડ બનાવતા આઈટીઆરના ઈ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ

રાષ્ટ્રીય વિકાસ અને સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે આત્મસાત કરવું જાઈએ

લધુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સંસ્થાન અને સ્વયં ફાઉન્ઠેશન નાગપુર દ્વારા આયોજીત સ્વયં રોજગાર પ્રેરણા અભિયાનને સંબોધીત કરી રહ્યા હતાતેમણે કહ્યું કે તેમના મંત્રાલયે